સરકાર માળખાકીય સુધારા માટે સો લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં ચૈતિહાસીક લાલકિલ્લાની પ્રાચીર પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામીની આગેવાની લીધી હતી સફેદ જભ્ભા સુરવાલ અને રંગબેરંગી સાફામાં સજજ પ્રધાનમંત્રીને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આવકાર્યા હતા ધ્વજવંદનપછી લાલકિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે બીજી વાર સત્તા પર આવ્યા પછી તેમની સરકારે લોકોની આંકાક્ષાઓ સંતોષતા અનેક મહત્વના નિર્ણયો કર્યા છે શ્રી મોદીએ કહ્યું હતું જમ્મુ કાશ્મીરનો ખાસ રાજ્યનો દરજજા રદ કરવાનો અને તત્કાળ ત્રણ તલાકની પ્રથા રદ કરવાનો નિર્ણય તેમાં મુખ્ય છે પ્રધાનમંત્રીએ તાજતેરના પુરમાં મૃત્યુ પામેલાના કુટુંબીજનોને દિલસોજી પાઠવી હતી અને પુરગ્રસ્તોને શકય તમામ મદદની ખાતરી આપી હતી પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે આ સરકાર અલગ રીતે વિચારે છે અને તેમાં દેશ પ્રથમ આવે છે એક રાષ્ટ્ર એક બંધારણની રાષ્ટ્રની ભાવના યરિતાર્થ થઈ છે અને ભારતને તેના માટે ગર્વ છે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે જળ સંરક્ષણનું મહત્વ ભારત સમજે છે અને એટલે જ નવા જળશકિત મંત્રાલયની રચના કરાઈ છે તેમણે દેશના એકેએક ઘરને પીવાનું શુધ્ધ પાણી પુરૂ પાડવા જળ જીવન અભિયાન શરૂ કરવાની જાહેરાત કરીને કહયું હતું કે આ માટે સરકાર સાડા ત્રણ લાખ કરોડ રૂપિયા ખર્ચશે તેમણે પાણી બયાવો અભિયાન તળીયાના સ્તરેથી શરૂ કરવાની જરૂર જણાવીને કહ્યું હતું કે આ એક સરકારી કાર્યક્રમ ના બની રહેવો જાઈએ અને સમાજના તમામ વર્ગના લોકો તેમાં જાડાય તે જરૂરી છે વસ્તી વિસ્ફોટ સામે સાવધ કરીને પ્રધાનમંત્રીએ આ અંગે વધુ ચર્ચા વિચારણાની જરૂર જણાવી હતી તેમણે કહથું હતું કે વસ્તી વસ્ફોટ ભાવી પેઢીઓ માટે અનેક સમસ્યાઓ ઉભી કરશે નાના કુટુંબની નીતી અપનાવનારા પણ દેશના વિકાસમાં યોગદાન આપી રહયાંં છે અને તે પણ રાષ્ટ્રભકિતનું એક રૂપ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે તાજેતરની લોકસભા યુંટણી કોઈ રાજકીય પક્ષોએ નહી પણ નાગરીકોએ પોતાની આશા આકાંક્ષાઓ પુર્ણ કરવા લડી હતી

તેમણે વિશ્વાસ વ્ય્કત કર્યો હતો કે ભારતનું અર્થતંત્ર આગામી પાંચ વર્ષમાં પાંચ દ્રીલીયન ડોલરનું અર્થતંત્ર બનશે તેમણે વૈશ્વિક આર્થિક વ્યવસ્થામાં સ્થાન મેળવવા ભારતે નીકાસ વધારવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા અનુરોધ કર્યો હતો આતંકવાદને માનવતા ઉપરનો ફુમલો ઓળખાવીને શ્રી મોદીએ કહ્યું કે આતંકવાદને પ્રોત્સાહન આપનારાઓને વખોડવા જાઈએ બાંગ્લાદેશ અફઘાનીસ્તાન તથા શ્રીલંકા જેવા પાડોશી દેશોને આતંકવાદના લીધે ઘણુ વેઠવુ પડયું છે તેમણે આતંકવાદનો સામનો કરવા સહિયારો પ્રયાસ કરવા વિશ્વઆલમને અનુરોધ કર્યો હતો પ્રધાનમંત્રીએ પ્લાસ્ટીકનો ઉપયોગ નહી કરવા સહુ નાગરીકોને અપીલ કરી હતી

રાજયપાલ સત્યપાલ મલિકે ત્રિરંગો લહેરાવીને સલામી આપી હતી બાદમાં શ્રી મલિકે અર્ધલશ્કરી દળો અને જમ્મુ કાશ્મીર પોલીસની ટુકડીઓની પરેડનું નિરીક્ષણ કર્યુ હતું પ્રાસંગિક ઉદબોધનમાં શ્રી મલિકે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર ધ્વારા કરવામાં આવેલા ફેરફારો માત્ર ઐતિહાસીક જ નથી પરંતુ આ ફેરફારોએ જમ્મુ કાશ્મીર અને લદાખની જનતાના વિકાસ માટેના નવા દ્વાર ખોલી નાખ્યા છે તેમણે ઉમેર્યુ હતું કે કાશ્મીરી પંડિતો વિના કાશ્મીર અધૂરૂ છે અને કાશ્મીરી પંડિતોના કાશ્મીર ખીણમાં સલામત પુનરાગમન તેમજ પુનર્વશન માટે તેમનો વહીવટી તંત્ર વચન બધ્ધ છે

મિઝોરમમાં મુખ્યમંત્રી જારામ થાંગાએ ઐસવાલમાં રાષ્ટ્રધ્વજ ફરકાવીને પ્રાસંગિક ઉદબોધનમાં સ્વતંત્રતા સેનાનીઓને શ્રધ્ધાંજલી આપી હતી જયારે કર્ણાટકમાં મુખ્યમંત્રી વી એસ યેદીયુરપ્પાએ બેંગલુરૂમાં રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપી હતી

મુખ્યમંત્રી પ્રેમા ખાંડુએ ઈટા નગરમાં આઈ જી પાર્ક ખાતે યોજાયેલા રાજયકક્ષાના સમારોહમાં ત્રિરંગો લહેરાવીને પરેડની સલામી ઝીલી હતી

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મુંબઈમાં મંત્રાલય ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો

ના મુખ્ય કાર્યવાહક કાઉન્સીલર કારગીલ ફિરોજ અહેમદ ખાને બિયામ થન ખાતેના ખ્રીસુલતાન ચોક સ્પોર્ટ સ્ટેડીયમ ખાતે રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો હતો તેમણે આ પ્રસંગે જમ્મુ કાશ્મીર પોલીસ એન સી સી સેના અને સીવીલ બેંડ પાર્ટી તેમજ સરકારની અને ખાનગી શાળાઓની વિવિધ ટુકડીઓની કુંયની સલામી ઝીલી ફતી

રાજયકક્ષાનો ધ્વજવંદન સમારોહ આદિવાસી બહ્લતાવાળા છોટા ઉદેપુરમાં યોજાયો હતો જયાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ત્રિરંગો લહેરાવીને ત્રિરંગાને સલામી આપી હતી

બહાર પાડેલા જાહેરનામા અનુસાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આંતરરાજય પરીષદના અધ્યક્ષ રહેશે જયારે તમામ રાજયોના મુખ્યમંત્રીઓ અને શ્રી રાજનાથસિંહ અમિત શાહ અને નિર્મલા સિતારમણ સહિત છ કેન્દ્રિય મંત્રીઓ આ પરિષદના સભ્યો રહેશે શ્રી નીતીન ગડકરી રવિશંકર પ્રસાદ રામવિલાસ પાસવાન એસ જયશંકર અને પીયુષ ગોયલ સહિત દસ કેન્દ્રીય મંત્રીઓ તેના કાયમી આમંત્રિત સભ્યો રહેશે ગૃહમંત્રી અમિત શાહ આંતરરાજય પરિષદની સમિતિના અધ્યક્ષ રહેશે જયારે કેટલાક કેન્દ્રિય મંત્રીઓ અને આઠ રાજ્યોના મુખ્યમંત્રીઓ સમિતિના સભ્ય તરીકે રહેશે

બેલેન્સ ઈન્કવાયરી અને નાણાં ટ્રાન્સફરને પણ ગ્રાહકોને વિના મૂલ્યે અપાયેલા વ્યવહારોના ભાગ તરીકે ન ગણવા પણ જણાવ્યું છે બેંક એટીએમોમાં કેટલાક વ્યવહારોને વિના મૂલ્યે સગવડ આપે છે ભારતીય રિઝર્વ બેંકે વ્યવહારો અંગે કેટલીક સ્પષ્ટતાઓ કરી છે ટેકનિકલ કારણોસર રોકડની અનઉપસ્થિતિ વગેરેને કાયદેસર એટીએમના વ્યવહારો ન ગણવા અને આના ઉપર કોઈ ચાર્જ લેવો નહીં